ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આ કાર્યશાળાને ગુજરાત પ્રદેશના કિસાનોની ઉન્નતિ માટેનો અભૂતપૂર્વ નિર્ણય ગણાવ્યો હતો રાજ્યપાલશ્રીએ દેશી ગાયના છાણ ગૌ મૂત્ર ગોળ બેસન અને માટીના મિશ્રણથી તૈયાર થતું જીવામૃત ચાર દિવસમાં તૈયાર થાય છે તેના લાભ પણ દર્શાવ્યા હતા

તેમણે પ્રાકૃતિક કૃષિ પણ સ્વચ્છ સ્વસ્થ સમૃદ્ધ રાજ્ય રાષ્ટ્રના નિર્માણમાં અને પ્રદૂષણમુકતી સાથે પર્યાવરણ જાળવણીમાં અહેમ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાને આવકારતાં કહ્યું કે નવી કૃષિ ક્રાંતિ તરફ રાજ્યના ખેડૂતો આગળ વધી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહીત થયા છે તો ચોક્કસ આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને રાહ ચીંધશે દક્ષિણ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી મેઘરાજાએ સાચી પાડી હોય તેમ સાર્વત્રિક વરસાદના સમાચાર બધેથી આવી રહ્યાં છે

આખા ગુજરાતના દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળવાની આગાહી હોવાથી માછીમારો સહિત તમામને દરિયાથી દૂર રહેવાની ચેતવણી અપાઇ છે ઉત્તરગુજરાતમાં મહેસાણા પંથક ઉપર મેઘમહેર યથાવત રહેતા ખેડૂતો ખુશ છે સતલાસણા ઉંઝા જોટાણા અને ચાણસ્મા તરફથી સારા વરસાદના સમાચાર આવી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારો વરસાદ ચોટીલા દસાડા ધ્રાંગધ્રા લખતર મૂળી સાયલા તથા વઢવાણમાં નોંધાયો છે જૂનાગઢમાં ઘોઘમાર વરસાદને પગલે ગિરનાર પર્વત ઉપર વહેતા ઝરણાં ભારે પાણી સાથે નાની નદીમાં ફેરવાયા હતા

કચ્છ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ હોવાથી સદાય જળસંકટ ભોગવતો જિલ્લો ખુશખુશાલ છે લખપતના મુંદરા તથા ભચાઉમાં એક ઇંચુુ પાણી પડ્યું હોવાના અહેવાલ છે અમરેલી પંથકમાં પણ સવારથી હળવાથી ભારે ઝાપટાં પડી રહ્યાં છે પાટણ શહેર અને જિલ્લામાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરુ થયો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગણેશ ઉત્સવ માટે બંધાયાલા મંડપનું સુશોભન વરસાદને લીધે પલળી જતા આયોજકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દેશ્યો ઠેરઠેર જોવા મળ્યા છે ભરુચમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદનું ધોધમાર આગમન થયું હોવાના અહેવાલ છે

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા હિરણ ડેમમાં નવા નીરના વધામણા કરાયા હતા મોરબીમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ જોરદાર વરસાદ પડ્યો હતો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા રાજકોટ ઉપરાંત ગોંડલ જેતપુર તથા ધોરાજીમાં હળવા થી ભારે ઝાપટાં સવારથી ચાલુ હોવાના અહેવાલ છે ભાવનગરના પાલીતાણા ધોળા તથા ઉમરાળા પંથકમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ શરુ થયો છે જ્યારે ગીર જંગલમાં અવિરત વરસાદને પગલે નદી નાળા છલકાઇ ગયા છે અને નાની નાની ટેકરીઓ ઉપરથી ઝરણાં વહેલા લાગ્યા છે બોટાદ ગઢડા સાળંગપુર અને બરવાળામાં પણ વરસાદ ચાલુ થયો હોવાના સમાચાર છે તો પોરબંદર અને બરડા પંથકમાં આજના દિવસમાં આશરે ત્રણ ઇંચ પાણી પડ્યું છે માંગરોળ તથા ચોરવાડની દરિયાઇ પટ્ટીમાં હળવા ભારે ઝાપટાં દિવસભર ચાલ્ રહ્યાં છે

કચ્છનું સફેદ રણ જળબંબાકાર થયું છે

જામનગર પંથકમાં જામજોધપુર જોડીયા તથા કાલાવાડમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે દક્ષિણ ગુજરાતમાં લગભગ બધે જ વધુ ઓછો વરસાદ દિવસભર પડતો રહ્યો છે

બનાસકાંઠામાં પાલનપુર અમીરગઢ તથા દાંતામાં ધોધમાર વરસાદ નોંધાયો છે ઢળતી સાંજે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થઇ ગયો છે

ડી હોસ્પીટલ ખાતે ગૃહમંત્રી અમિત શાહ ઉપર નાનકડી સર્જરી કરાઇ છે હોસ્પીટલ દ્વારા બહાર પડાયેલી અખબારી યાદી પ્રમાણે શ્રી શાહના ગળાની પાછળના ભાગે લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરાઇ હતી શ્રી શાહને હોસ્પીટલમાંથી તુરંત રજા આપી દેવાઇ હતી ગ્રહમંત્રી અમિત શાહ પોતાની ખાનગી મુલાકાતે અમદાવાદ ગઇરાત્રે પહોંચ્યા હતા તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે

પત્રકારોને આ માહિતી આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ જણાવ્યું કે ગુજરાતના દરેક જિલ્લામાં એક દેશ એક સંવિધનના વિચાર સાથે રાષ્ટ્રીય એકતા અભિયાન હાથ ધરાશે

શ્રી ભરત પંડ્યાએ વધુ વિગતો આપી બાઇટ ભરત પંડચા ભાદરવી પ્રનમે મા અંબાના દરબારમાં હાજર થવા માટે રાજ્યભરમાંથી નીકળેલા હજારો પગપાળા સંઘ હવે અરવલ્લી જિલ્લા સુધી પહોંચી ગયા છે અને અંબાજી જતી સડક ઉપર માઇ ભક્તોનું ઘોડાપુર ફરી વળ્યું હોય તેવા દેશ્યો સર્જાયા છે

સાથોસાથ મૂર્તિઓને એકત્ર કરવા હમીરસર તળાવ નજીક વાહનની વ્યવસ્થા કરાશે

જામનગરમાં કોંગો ફીવરનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ સતર્ક બની સાવચેતીભર્યા પગલાં શરુ કરી દીધા છે

કચ્છ જિલ્લા કલેકટર દ્વારા રીમોટ સંચાલિત ઉડતા ઉપકરણના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પડાયું છે

દમણ આસપાસ આવેલા ગામડા તથા માછીમાર કસ્બાઓમાં ભ્રમણ કરવા માટે પોષણ રથ અહીં તૈયાર કરાયો છે જેને વહીવટી સલાહકાર એ

સિંઘ દ્વારા દુણેકા ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સિંઘે જણાવ્યું હતું કે દમણ દિવનું ભૌગોલિક કદ ખૂબ નાનું હોવાથી પોષમ ઝૂંબેશ સફળ અવશ્ય થાય તેવા સંજોગ છે